પ્રાદેશિક સમાયાર નિકિતા શાહ વાંચે છે

કાઈમ બ્રાંચે સુરત ખાતેથી ડુબ્લીકેટ એટીએમ કાર્ડ બનાવી

સત્રમાં આ વર્ષે કોરોના સંક્રમણ ફેલાય નહીં તે માટે પ્રશ્નોત્તરી કાળના બદલે અગત્યની બાબત માટે ટ્રંકી મુદ્દતના પ્રશ્ની ધારાસભામાં રજૂ કરી શકાશે

પ્રણવ મુખર્જી રાજ્યના ભૂતપૂર્વ ત્રણ ધારાસભ્યો કોરોનાના કારણે અવસાન પામેલા તબીબો સહીતના નાગરિકો અને અન્યોના અવસાન બદલ શોક દર્શક ઠરાવ પસાર કરવામાં આવશે આ ઉપરાંત કોરોનાના કપરા સમયમાં સમગ્ર વહીવટીતંત્રએ કરેલી કામગીરી અંગે અઢી કલાકનું સરકારી વિધ્યેક લવાશે આ ઉપરાંત વટફકમ નામંજૂર કરતા પ્રસ્તાવો અને સરકારી વિધયેકો અંગે ચર્ચા હાથ ધરાશે સત્ર દરમ્યાન ગુંડા નાબુદી ધારો લેન્ડ ગ્રેબિંગ એક્ટ પાસાના સુધારા જેવા મહત્વના વિધેયકો રજૂ કરાશે વિધાનસભામાં કોરોનાના માર્ગદર્શિકાનું કડકાઈથી પાલન કરાશે સત્ર પહેલા મુખ્યમંત્રી થી લઈ ધારાસભ્યો અધિકારીઓ સુરક્ષા અધિકારીઓ તમામના કોવિડ પરીક્ષણ કર્યા પછી જ ગૃહમાં પ્રવેશ અપાશે કૃષિ વિઘેયક સંસદે કૃષિ સંબંધિત બે મહત્વપુર્ણ વિધેયકોને બહાલી આપી

વિધેયકો પરની ચર્ચા દરમિયાન કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું કે સરકારે ખેડુતોની આવક બમણી કરવા ખેડુતો તથા રાજયો સાથે વાતચીત કરી અનેક પગલાં ઉઠાવ્યા છે તેમણે કહયું કે છેલ્લા છ વર્ષોમાં લઘુતમ ટેકાના ભાવોમાં ઘણો વધારો થયો છે આ ઉપરાંત કૃષિ ક્ષેત્રના વિકાસ માટે એક લાખ કરોડ રૂપિયાના કૃષિ માળખાકીય ભંડોળની ર ચના કરાઇ છે કૃષિ મંત્રીએ સ્પષ્ટતા કરી છે કે લધુત્તમ ટેકાના ભાવે ખરીદ પ્રક્રિયા પહેલીના જેમ જ ચાલુ રહેશે લોકસભા યુનિવર્સિટી લોકસભાએ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને રાષ્ટ્રીય ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી વિધેયકોને બહાલી આપી છે ગુજરાતમાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીની સ્થાપના માટેના વિધેયકનો હેતુ પોલીસની કામગીરી ક્ષેત્રે શ્રેષ્ઠ શિક્ષણ સંશોધનની નવી તક અને સારી તાલીમની જોગવાઈ કરવાનો છે એવી જ રીતે રાષ્ટ્રીય ફોરેન્સીક યુનિવર્સિટી વિધેયકનો હેતુ આ યુનિવર્સિટીને રાષ્ટ્રીય દરજ્જો આપવાનો છે આ યુનિવર્સિટી ફોરેન્સીક વિજ્ઞાન ક્ષેત્રે ગુણવત્તા વાળા શિક્ષણ અને સંશોધનની તકો આપવા ઉપરાંત કાયદો ગુના નિવારવા બીહેવીયરલ વિજ્ઞાન જેવા સંલગ્ન ક્ષેત્રોના શિક્ષણને પણ પ્રોત્સાહન આપશે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જનજાતી કલ્યાણ આશ્રમ દ્વારા નિર્મિત વેબસાઈટ તથા ઈ પત્રિકાનો વિડિયો કોન્ફરન્સીંગ માધ્યમથી શુભારંભ કરાવતા આ મુજબ જણાવ્યું હતું તેમણે વનબંધુઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારની પ્રતિબધ્ધતા દર્શાવતા કહ્યું કે વનબંધુઓના વિસ્તારોમાં મેડિકલ કોલેજ એકલવ્ય શાળા સહિતના પ્રયાસો રાજ્ય સરકારની વનબંધુઓના વિકાસ પ્રત્યેની પ્રતિબધ્ધતા જ દર્શાવે છે મુખ્યમંત્રીએ જણાવ્યું હતુ કે રાજ્ય સરકારે વનબંધુ યોજના દ્વારા એક લાખ કરોડ રૂપિયાથી વધુ રકમ વનબંધુઓ સર્વાંગી વિકાસ માટે ઉપયોગમાં લીધી છે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બેચરાજી નવસારી બારડોલી તથા લિંબડીનો વિકાસ યોજનાઓને મંજૂરી આપતા આ મુજબ જણાવ્યું હતું

જેમાં બેચરાજી મંદિરે આવતા ભાવિકો માટે પહોળા રસ્તા તથા પાર્કિંગની સુવિધઆનો પણ સમાવેશ થાય છે લીંબડી નવસારી તથા બારડોલીની વિકાસ યોજનામાં પણ રસ્તાઓનું સમારકામ નવા રસ્તાઓ સ્ટ્રીટલાઈટ સહિતની શહેરોની સમકક્ષ માળખાકીય સુવિધાઓ અપાશે

સુરત એટીએમ ક્રાઈમ બ્રાંચે સુરત ખાતેથી ડુપ્લીકેટ એટીએમ કાર્ડ બનાવી રોકડ રકમ ઉપાડી લેતી આંતર રાજ્ય ટોળકી પકડી પાડી છે

વરસાદ અમારા પ્રતિનિધિ જણાવે છે કે વેરાવળમાં ગત સાંજે એક ઈંચ જેટલો વરસાદ નોંધાતા શહેરના માર્ગ પણ પાણીથી ભરાયા હતા

દરમ્યાન હવામાન વિભાગે સુરત ડાંગ નવસારી તાપી જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં બે દિવસ ભારે વરસાદની સંભાવના વ્યકત કરી છે

પરીક્ષા ગુજરાત યુનિવર્સીટી દ્વારા તાજેતરમાં લેવાયેલી પરીક્ષા જે વિદ્યાર્થીઓ આપી શક્યા નથી તે વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન પરીક્ષા લેવાશે

ઓનલાઈન પરીક્ષાની તારીખ અને આગામી કાર્યક્રમ સપ્ટેમ્બર મહિલનાના અંત સુધીમાં જાહેર કરાશે

કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા જનકસિંહ રાઠોડે બાયોફોર્ટિફાઈડ વેરાયટીની અગત્યતા સમજાવી જ્યારે ઈફ્કો સુરતના અધિકારી અંકિત માહેશ્વરીએ ગ્રામીણ ક્ષેત્રમાં ઈફ્કોની મદદરૂપ થતી યોજનાઓ જાણકારી આપી હતી શ્રીમતી ગીતાબેન ભીમાણીએ કૂપોષણના લીધે ઉભી થતી સમસ્યાઓની વિગતો આપીને સમતોલ આહાર અંગે માર્ગદર્શન આપ્યું હતું